કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ મિરઝાપુર અને પદરોનામાં રોડ શો યોજયો જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેવોરિયા જિલ્લામાં રેલી યોજી હતી વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓએ મતદારોને રીઝવવાના સઘન પ્રયાસો કર્યા હતા

મુરલીક્રિષ્ણાએ ગઈકાલે અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે ઊભું કરાયેલ રાજયના આદર્શ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિક્રાંત પાંડે પાસેથી માહિતી મેળવી હતી સાથો સાથ મતગણતરી સાથે સંકળાયેલા રાજયના તમામ મતવિસ્તાર અધિકારીઓની એક દિવસીય તાલીમ શિબિરમાં માર્ગદર્શન પ્રરું પાડ્યું હતું રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીએ ઉપસ્થિત મત વિસ્તાર અધિકારીઓને ઈવીએમ વીવીપેટ અને બેલેટ પેપરની ગણતરી સંબંધિત બાબતોની તાલીમ સાથે જાણકારી આપી હતી તેમજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મતગણતરી કેન્દ્રો પર સમાન પ્રકારની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું શીતલ વૈશ્નવ નૌકાદળ મિસાઈલ ભારતીય નૌકાદળે મધ્યમ અંતરના જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવા મિસાઇલને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યું છે હવાઇ લડાયક ક્ષમતા ધરાવતા આ મિસાઇલને નૌકાદળના જહાજ કોચી અને ચેન્નાઇમાંથી પશ્ચિમ દરિયાકાંઠે છોડવામાં આવ્યું હતું તેમાં એક જ જહાજમાંથી નિયંત્રણ કરવામાં આવ્યું અને અલગ અલગ અંતરે રહેલા લક્ષ્યાંક પર પ્રહાર કરાયા હતા નૌકાદળ ઉપરાંત ડી આર ડી ઓ અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પણ તેની સાથે સંકળાયેલા હતા અમારા સંવાદદાતા જણાવે છે કે ઘણા વર્ષની મહેનત બાદ આ સફળતા મળી છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે

મુખ્યમંત્રી શ્રી એ સ્વામિનારાયણ મંદિરવડોદરા ખાતે ધનશ્યામ પંચદશાબ્દી મહ્રોત્સવ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ સહજાનંદ યુવા શિબિર ને પરમ પૂજાય શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી સંતો અને મહંતો ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી ની ઉપસ્થિતિ માં ખુલ્લી મૂકી ફતી આ અવસરે તેમણે સ્પ્રિરીયુઅલ લીડરશીપ પુસ્તકના ગુજરાતી ફિન્દી સંસ્કરણનું વિમોચન કર્યું ફતું તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કુતિ ને ઉજાગર કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપની ઋષિ પરંપરા અનુરૂપ આધયાત્મિકતા સાથે યુવાનોનું ઘડતર થઇ રહ્યું છે જેને પરિણામે ભારતમાં ધાર્મિક આધયાત્મિક અને રાષ્ટ્રવાદનો પાયો મજબુત બન્યો છે શીતલ વૈશ્નવ સીરાષ્ટ્રમાં વરસાદ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર નાં અમરેલી જીલ્લામાં ગાજવીજ સાથે ગઇકાલે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે સુત્રોના જણાવ્યા અનુસાર અમરેલી જીલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પ્રસરી છે

દરમિયાન ફવામાન ખાતાએ આગાફી કરી છે કે ગુજરાતમાં સાઈકલોનિક સકર્યુલેશન સક્રિય બન્યું છે જેથી કેટલીક જગ્યાએ વાવાઝોડા અને વંટોળ સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે અમારા સંવાદદાતા આર

ગઈકાલે પૂર્વ સંઘ્યાએ અપાયેલા એક સંદેશામાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અહિંસા શાંતિ દયા અને માનવ સેવા જેવા ભગવાન બુદ્ધના સંદેશાની માનવ પર અસર રહી છે તથા સભ્યતા અને ઇતિહાસમાં તે જોવા મળે છે